આવતા મહિનાની ચોથી તારીખથી કોમર્શિયલ ફલાઇટની ઉડાન શરૂ થશે જ્યારે સ્પાઇસ જેટ દૈનિક કોલકાતા સિક્કીમ ઉડાન શરૂ કરશે

પ્રાસંગિક ઉદ્દબોધનમાં શ્રી મોદીએ જણાવ્યું કે ઇશાનનાં રાજ્યોમાં વિમાન વ્યવહાર સુધરે તે માટે સરકાર પ્રયત્નશીલ છે ઉડાનથી મુસાફરી સરળ બની છે

નદી જોડાણ યોજનામાં પણ ઉપગ્રહ આધારીત માહીતીનો ઉપયોગ કરવા જણાવ્યું

ઉપરાષ્ટ્રપતિએ ઇસરોની એન્ટાર્કટીકા ગયેલી વિજ્ઞાનીઓની ટુકડી સાથે વીડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી આ પ્રસંગે ઇસરોના અધ્યક્ષ કે સિવાને ત્રીજી જાન્યુઆરીએ ચંદ્રયાન બે છોડવાની માહીતી આપી હતી

લખનઉમાં મધ્યઝોન પરિષદની બેઠક બાદ તેમણે કહ્યું કે વિરોધપક્ષ પાસે કોઇ જ મુદ્દો નથી આ અગાઉ મધ્યઝોનની પરિષદની બેઠક યોજી હતી અને તેમાં માર્ગ પરિવહન શ્રામીણ સડક યોજના નકસલવાદી હીંસા પોલીસ આધુનિકરણ વિમાનમથકોના વિકાસ લઘુત્તમ ટેકાના ભાવઆરોગ્ય મઇસન અને પ્રાથમિક શાળાઓના પ્રશ્નો અંગે ચર્ચા થઇ હતી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ છ પરના આ પ્રોજેકટને શીલોંગથી આરંભ કરાવ્યો

આ મહામેળામાં લાખો યાત્રિકો મા અંબાના દર્શન કર્યા હતા મહામેળા પ્રસંગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

સૌરાષ્ટ્રનાં વિકાસના દ્વાર ખોલનાર ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ સંપૂર્ણ રીતે શરદ પૂનમ સુધીમાં શરૂ થઇ જશે હાલ ડ્રેજીંગ સહિતની તમામ બાકી કાર્યવાહી ખૂબ જ ઝડપી ચાલી રહી છે આ ફેરી સર્વિસમાં ટ્રક બસ કાર બાઇક સહિતના વાહનો ઉપરાંત પેસેન્જર પણ આવન જાવન કરી શકશે

જનરલ અદાણી હોસ્પિટલ ભુજ ખાતે ઉપસ્થિત મહાનુભવો અને કાર્યક્રમમાં આવેલ લોકો દ્વારા નિહારવામાં આવેલ હતું જેના ભાગ રૂપે કચ્છ જિલ્લામાં આ યોજનાનું શુભ આરંભ કરવામાં આવેલ હતો

ત્યારે સરકારે રાહતભાવે ઘાસ વિતરણ તો વહેલેથી શરૂ કરી દીધું હતું

તંત્રવાહકોએ કચ્છને સ્પર્શતા નજીકના જિલ્લાઓમાંથી ઘાસ ફાળવાય તેવી માંગણી મુકી હતી જે અનુસંધાને આ વખતે રાજકોટ જિલ્લામાંથી પણ ઘાસનો જથ્થો કચ્છ પહોંચશે